આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારતમાં નિર્ધારિત સમય મર્યાદા પહેલાં જ વાઘની સંખ્યા બમણી થઇ ગઇ છે એશિયાઇ હાથીઓના સંરક્ષણ માટે ભારત દ્વારા હાથ ધરાયેલી પહેલ વિશે માહિતી આપવા સાથે તેમણે ઉમેર્થું હતું કે હીમપ્રદેશના દીપડા એશિયાઇ સિંહ એક શ્રૃંગી ગેંડા અને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે ઉત્તમ કોશિશ ભારત માં થઈ છે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે માત્ર નિયમોથી જ નહીં પણ લોકસહયોગથી યાયાવર પક્ષીઓ સહિત સમગ્ર જીવ સૃષ્ટિનું સંરક્ષણ શક્ય બનશે

તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત યાયાવર માઇગ્રેટરી બડર્ઝ માટે એક અગત્યનો પ્રદેશ છે ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક એશિયાટિક લાયન ધૂડખર અને કાયબા જેવા જીવો તેમજ ધોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણમાં સફળતા મેળવી છે

તેમણે ઉમેર્યું હતું કે ખેતી કરો તો પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરો તો દેશી ગીરની ગાયનું કરો તેનાથી ખેતીની જમીનમાં પૌષ્ટિક તત્વોમાં વધારો થાય છે કારણ કે ગાયના છાણ અને મુત્રથી ખેતરમાં ઉપયોગી કિટક મિત્રો આવે છે અને દુશ્મની કિટકોનો નાશ થાય છે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ આરોગ્યપ્રદ અને જીવન રક્ષક છે અત્રે ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને ને તેમણે જણાવ્યુ હતું કે સુભાષ પાલેકરની ક્રષિ પદ્વતિ ગ્લોબલ વોર્મિંગથી બચવાનો રામબાણ ઈલાજ છે

શીતલ વૈશ્નવ જુનાગઢ ભવનાથ મેળો જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો છે આજે સવારે નવ કલાકે ભવનાથ મંદિરે મહત હરિગીરીજી મહારાજ તેમજ અન્ય સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાવન ગજની ધજાનું પ્રથમ પૂજન કરવામાં આવ્યુ હતું બાદમાં મંદિરના શિખરે ધ્વજારોહણ વિધિ સાથે પાંચ દિવસિય મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ ધર્મ મેળામાં દેશભરમાંથી વિવિધ સંપ્રદાયના સંતો તેમજ અખાડાઓના સભાપતિબહાજર રહેતા હોય છે પરંતુ ભાવિકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નાગાબાવાઓના દર્શન નું રહ્યું છે મેળામાં આવતા યાત્રિકોની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા છે તો પશ્ચિમ રેલવે દ્વારા પણ વધારાની ત્રણ દ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે